પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

સુરત અગ્નિકાંડ ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરાયો

દ્વારા એકસો પચાસ બેઠકોની મંજૂરી અપાઇ

પ્રધાનમંત્રીએ પારદર્શક વહીવટ તથા સપ્ન કામગીરી પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેઓ કાશીના સામાન્ય નાગરિકોના ટેકાથી આટલા મહત્વના પદ પર પહોંચ્યા છે શ્રી મોદીએ વિકાસલક્ષી રાજનીતી અને આર્થિક વ્રદ્વિ પર ભાર મૂક્યો અને તે દ્વારા સામાન્ય માણસોના જીવનધોરણમાં સુધારા માટેના અગ્રતા વ્યકત કરી હતી આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય બાદ તેમના સંસદિય મતવિસ્તાર વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે પૂજાઅર્ચના કરી હતી ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્નાથ સાથે શ્રી મોદી શિવાલયમાં પ્રવેશ્યા ત્યારે પૂજારીઓએ સંસ્કૃત શ્લોકોનું પઠન કરીને શંખ ફૂંક્યો હતો આ મુલાકાતનો ઉદ્દેશ્ય લોકોએ ફરીથી તેમના ઉપર મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવાને અને મંદિરમાં પ્રાર્થના કરવાનો હતો

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અગ્રસચિવ મુકેશ પુરીએ સુરતમાં ખાસ્સું રોકાઈને અગ્નિકાંડનો તપાસ અહેવાલ તૈયાર કરી મને સોંપ્યો છે

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરીએ જણાવ્યું છે કે સુરતના અગ્નિકાંડનો પ્રાથમિક તપાસ અહેવાલ મુખ્યમંત્રી રૂપાણીને સુપ્રત કરી દીધો છે અને ફોરેન્સિક તપાસનો જવાબ આવવો હજુ બાકી છે સુરતના સરથાણામાં તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના પાછળ એર કન્ડિશનરમાંથી થયો સ્પાર્ક હોવાનું તેમણે કહ્યું છે બીજા અને ત્રીજા માળ વચ્ચે બિલ્ડિંગના પાછળ બેસાડેલા એ સી ફેન યુનિટમાં તણખા ઝર્યા બાદ તેની બાજુમાં લગાડેલા ફ્લેક્સ બેનરે આગ પકડી હતી અને ઉપરના માળે ધુમાડા સાથે આગને પહોંચાડવાનું કામ સળગતા બેનરોએ કર્યું હતું

તેમણે કબૂલ્યું હતું કે ચોથા માળે ચાલતા કલાસમાં જવા માટે માત્ર એક સીડી હતી અને પરવાનગી વગર બાંધી દેવાયેલો ચોથો માળ અનેક નિર્દોષ જિંદગી ભરખી જવા માટે જવાબદાર છે

દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્રશાસિત પ્રદેશના મેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય ઘણો મહત્વનો સાબિત થશે ઘર આંગણે મેડીકલ અભ્યાસ ઉપલબ્ધ બનશે આ અગાઉ સમગ્ર દેશમાં દમણ દીવ અને દાદરાનગર હવેલી માટે ફકત પંદર બેઠકો હતી જયારે હવે ઘર આંગણે મેડીકલના અભ્યાસ માટે એકસો પચાસ બેઠકોની મંજૂરી મળવાથી મેડીકલ અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ દૂર જવું નહીં પડે ફલાઇટ લેફિટનન્ટ પારૂલ ભારદ્વાજ કેપ્ટન ફલાઇંગ ઓફિસર અમન નિધિ કો પાયલોટ અને ફલાઇટ લેફિટનન્ટ હિના જયસ્વાલ ફલાઇટ એન્જિનિયર મીડીયમ લિફટ હેલીકોપ્ટર ચલાવવાવાળી દેશની પ્રથમ ઓલ વુમન ક્રૂ બની ગયા છે

ફલાઇટ લેફિટન્ટ પારૂલ ભારદ્વાજ પંજાબના મુકેરિયનના છે

ફલાઇટ ઓફિસર અમનનિધિ રાંચીના રહેવાસી છે અને તેઓ ભારતીય હવાઇદળમાં ઝારખંડની પ્રથમ મહિલા પાયલટ છે જયારે ફલાઇટ લેફિટન્ટ હિના જયસ્વાલ ચંદીગઢના છે તથા ભારતીય હવાઇદળમાં પ્રથમ મહિલા ફલાઇટ એન્જિનીયર છે

યુનિસેફ ઇન્ડિયા અમદાવાદ ગ્લોબલ શોપર્સ સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ અને એલીકઝીર ફાઇન્ડેશન દ્વારા સંયુકત રીતે અમદાવાદ ખાતે આજે યોજાનારા એક કાર્યક્રમમાં શ્રી માંડવીયાનું સન્માન કરવામાં આવશે દેશમાં મહિલાઓને ઉત્તમ ગુણવત્તાના સેનેટરી નેપકીન તદન નજીવી કિંમતે વેચવા શ્રી માંડવીયાએ એક વર્ષથી સુવિધા સેન્ટરી નેપકીનનું વેચાણ ચાલુ કરાયેલ છે જેમાં માત્ર દસ રૂપિયાની કિંમતે ચાર સેનેટરી નેપકીનનું વેચાણ કરવામાં આવે છે સુવિધા સેનેટરી નેપકીન અને પેકિંગમાં વપરાતું પ્લાસ્ટી ઓક્ઝો બાયોડીગ્રેડેલ ટેકનોલોજી તી બનાવેલ છે જે વપરાયા પછી બાયોડીગ્રેડ થઇ જાય છે સુવિધા સેનેટરી નેપકીન દેશની પ્રથમ બ્રાંડ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ હોઇ પર્યાવરણની જાળવણી સાથે દેશની મહિલાઓને સસ્તા અને ઉત્તમ ગુણવત્તાના સેનેટરી નેપકીન મળે તે દિશામાં કરેલ પ્રદાન બદલ યુનિસેફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવશે સુરત ખાતે થાઇલેન્ડના એલચીની મુલાકાત દરમિયાન બેંગ્કોક સાથે વેપાર વધે તેવી વાટાઘાટ વેપારી મંડળ સાથે યોજાઈ ગઈ દક્ષિણ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે થાઇલેન્ડના વેપારી સંગઠનો વચ્ચે ઘણા ક્ષેત્રમાં વેપારી કરાર થયેલા છે જે સંદર્ભમાં ભારત ખાતે થાઇલેન્ડના રાજદૂત સુરત આવ્યા હતા

સુરતના ડાયમંડ તથા ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે વેપાર માટે થાઇલેન્ડ ખૂબ ઉત્સુક છે હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદ સહિત રાજયમાં ગરમીનો પ્રકોપ આવતા ચાર પાંચ દિવસમાં વધશે

અરબી સમુદ્રમાં ગુજરાતની ઉત્તરે ભારે પવન ફૂંકાય તેવી શકયતા હોવાથી તે દિશામાં દરિયો નહિં ખેડવાની ચેતવણી માછીમારોને આપવામાં આવી છે પરંતુ ગુજરાતની દક્ષિણ દરિયો ખેડવા જઇ શકાશે તેમ હવામાન ખાતાએ કહ્યું છે

અમદાવાદ પોલીટેકનીક કોલેજ આંબાવાડી ખાતે વિદ્યાર્થીઓને ઘરગથ્થ્ ઉપકરણોના સિધ્ધાંતોની વૈજ્ઞાનિક સમજ આપવા એક શિબિરનું આયોજન કરાયું છે

આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રાજ્ય સરકારના પેન્શનરોએ હયાતીની ખાતરી જુલાઈ મહિના સુધીમાં કરાવી લેવી પેન્શન ચૂકવણા કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આઈ

એ સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરોએ જૂલાઈ માસ સુધીમાં વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવી